તેમાં વધારો કરવા વિનંતી કરતી અરજી સર્વોચ્ય અદાલતમાં કરી છે ભારતીય રેલવે દ્વારા અર્ધતબીબી શ્રેણીના પદો માટેના ભરતી અભિયાનનો આજથી આરંભ થશે

વી સિંધુ અને જાપાનની નોઝોમિ ઓકુહારા વચ્ચે મુકાબલો થશે સચિન તેંડુલકરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે

ડી કુમાર સ્વામીએ ગઇકાલે સવારે ગૃહમાં વિશ્વાસ મત દરખાસ્ત રજુ કરી હતી જેના પગલે ગૃહમાં સતત શોરબકોર થતાં ગૃહની કાર્યવાહી મોકુફ રાખવામાં આવી હતી જગદીશ શેદ્દારની અધ્યક્ષતામાં ભાજપાના એક પ્રતિનિધી મંડળે રાજ્યપાલ વજુભાઇ વાળાને એક આવેદન પત્ર રજુ કર્યું હતું જેમાં વિધાનસભા અધ્યક્ષને વિશ્વાસ મતની કાર્યવાહી શરુ કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી બાદમાં રાજ્યપાલે દોઢ વાગ્યા પહેલા વિશ્વાસ મત મેળવવા જણાવ્યું હતું

દરમ્યાન કોંગ્રેસ અને જે ડી એસે તેના ધારાસભ્યોને વિશ્વાસ મત દરમ્યાન હાજર રહેવા વ્હીપ જાહેર કર્યો છે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં સભ્યોને રાજ્યના મુદ્દાઓ નહીં ઉઠાવવાની અપીલ કરી હતી પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું કોંગ્રેસના સભ્યોએ હાથમાં પ્લેકાર્ડ લઈને સુત્રોચ્યાર કર્યા હતા જાકે અધ્યક્ષે તેમને બાદમાં તેમનો મુદ્દો ઉઠાવવાની અનુમતિ આપવાનું જણાવતા સભ્યોએ વિરોધ બંધ કર્યો હતો

તેમાં વધારો કરવા વિનંતી કરતી અરજી સર્વોચ્ય અદાલતમાં કરી છે કેન્દ્ર સરકારે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેંચને જણાવ્યું હતું કે ભારત શર્ણાર્થીઓનું સ્થાન બની શકે નહીં કેન્દ્ર અને રાજ્ય સરકારે અદાલતમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં સ્થાનિક અધિકારીઓની સંડીવણીના લીધે એનઆરસીના ઘણા લોકોના નામ ખોટી રીતે દાખલ થયા છે આથી સત્તાવાળાઓએ એનઆરસીમાં નોંધાયેલા નાગરિકો પૈકી કેટલાકની ચકાસણી કરવા દેવાની મંજુરી માગી છે

લોકસભાની તાજેતરની યૂંટણીમાં આ ત્રણેય પક્ષોના નબળા દેખાવના પગલે ચૂંટણી પંચે તેમને કારણ દર્શાવો નોટિસ પાઠવી છે આ પક્ષોને તેમના પ્રતિભાવો આગામી પાંચમી ઓગસ્ટ સુધીમાં આપવાનો નિર્દેશ ચૂંટણી પંચે આપ્યો છે આ તબક્કે ટીએમસી બીજેપી બીએસપી સીપીઆઈ સીપીઆઈએમ કોંગ્રેસ અને એનસીપી પક્ષો રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જા ધરાવે છે

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ હેતુથી પાકિસ્તાનના કાયદા મુજબ સંપર્કની પ્રક્રિયા નિર્ધારીત કરાશે

દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય અદાલત આઇ

એ કુલભૂષણ જાધવ કેસમાં આપેલા યુકાદાના પરિપ્રેક્ષ્યમાં ભારતીય નાગરિક કુલભૂષણને ભારતને સોંપવાની રજુઆત કરી છે વિદેશમંત્રી એસ જયશંકરે ગઈકાલે રાજ્યસભામાં આઇ સી

ના યુકાદા બાબતે નિવેદન આપતા આ મુજબ રજુઆત કરી હતી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કુલભૂષણ જાધવ નિર્દોષ છે અને તેમની પાસેથી બળજબરીથી લેવાયેલ નિવેદન આ વાસ્તવિકતાને બદલી શકશે નહી

ભારતે સજાના યુકાદાને આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકાર્યો હતો

ભારતીય રેલવે દ્વારા આ પદોની ભરતીમાં પ્રથમવાર આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતની જાગવાઈ કરવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળની બીજી મુદ્દતમાં સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા બાદ મન કી બાતની આ બીજી કડી હશે પ્રધાનમંત્રીએ વિવિધ વિષયો ઉપર પોતાના વિયારો અને સૂચનો મોકલવા જણાવ્યું છે

તેલંગણા સરકારે મેડીસીન ફોમ ધી સ્કાય નામનો આ નવતર પ્રોજેક્ટ ફેલ્થનેટ ગ્લોબલ લિમિટેડની મદદથી હાથ ધરવાનો નિર્ણય લીધો છે

જિલ્લા વહિવટીતંત્રે સંબંધીત વિસ્તારોમાં તબીબી શિબિરોની સંખ્યા વધારવાની સૂચના આપી છે

ઘણી જગ્યાએ માર્ગ અને પુલોને નોંધપાત્ર નુકસાન થયું છે

વી સિંધુ અને જાપાનની નોઝોમિ ઓકુહારા વચ્ચે મુકાબલો થશે ઉલ્લેખનિય છે કે ગઈકાલે રમાયેલી પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં પી વી સિંધુએ ડેનમાર્કની એમ

દરમિયાન રશિયન ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં ભારતની રિતુપર્ણા દાસે મહિલાઓની સિંગલ્સમાં જ્યારે સીરીલ વર્માએ પુરૂષોની સિંગલ્સમાં તેમજ જે મેઘના અને પૂર્વિશા રામની જાડીએ ડબલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

તેમની સાથે ઓસ્ટ્રેલિયાને બે વખત વિશ્વકપ અપાવનાર ક્રિકેટની મહિલા ખેલાડી કેથરિન ફિડસપેદ્રિકને પણ હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવી છે લંડનમાં આયોજીત સમારોહમાં આ અંગે બોલતા સચિન તેંડુલકરે કહ્યું હતું કે આ સૂચિમાં સામેલ થવું તેમના માટે સન્માનની વાત છે તેમણે અઢી દશકથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ યાત્રામાં સહકાર આપનાર તેમના પરિવાર અને કોચનો આભાર વ્યક્ત કર્યો હતો

આઈસીસીના બંધારણ મુજબ ક્રિકેટ સંગઠનમાં સરકારી હસ્તક્ષેપને મંજુરી અપાઈ નથી અને ઝિમ્બાબ્વે ક્રિકેટ સંગઠને આ જાગવાઈનો ભંગ કર્યો હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે આઈસીસીના આ પગલાથી ઝિમ્બાબ્વે ક્રિકેટને મળતું ભંડીળ રોકી દેવામાં આવ્યું છે અને ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમ આઈસીસીની કોઈપણ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે નહીં